ઉધોગ વિભાગના અગ્રસચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ કે દાસ વારે ગ્રુ પના ચેરમેન હિતેશ દોશીએ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

આ ઉપરાંત કોન્ફરન્સ અંતર્ગત યોજાનાર વિવિધ કાર્યક્રમો જેવા કે સ્ટોક હોલ્ડર સંવાદ ઉચ્ય સ્તરની સેગમેન્ટ બેઠક તથા ચેમ્પિયન નાઈટ એવોર્ડ સમારંભમાં પણ શ્રી જાવડેકર ભાગ લેશે

આ ઉપરાંત કચ્છમાં પણ મોટી સંખ્યા માત્રામાં પક્ષી નોંધાયા છે

જે અત્યાર સુ ધીની સૌથી મોટી સંખ્યા છે

વન વિભાગ વ્રારા હાથ ધરાયેલા પ્લાસ્ટિકના કચરાની સફાઈ અને વન્ય જીવ વ્યવસ્થાપનના ભાગરૂપે હાથ ધરાયેલ અભિયાનના સકારાત્મક પરિણામો મબ્યા છે વન વિભાગ દ્રારા સૌ પ્રથમવાર કચ્છના મોટા અને નાના રણમાં પક્ષીવિદોની મદદથી પક્ષી ગણતરી હાથ ધરવામાં આવી હતી

રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ ફેઠળ નેત્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે